આ બનાવની જાણ થતા મોડીરાત્રીના અબડાસા વિસ્તારના પ્રાંત અધિકારી મામલતદાર ખેતીવાડી અધિકારી ની ટીમ અને નિયંત્રણ વિભાગની ટીમ તાત્કાલિક અસરથી રાત્રિના સમયે લખપત પંથકનાં ગ્રામ્ય વિસ્તારમાં દોડી આવી હતી રાત્રિના સમયે જ દવાના છંટકાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ખાસ કરીને સૌ પ્રથમ વખત અધિકારીની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે ઊભા પાક પર તીડના ધાડા બેસે છે ત્યારે તે પાકને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તેની જાણકારી મેળવવામાં આવી હતી આ જાણકારી મળતાની સાથે જ ખાસ કરીને રાત્રિના સમયે જ જંતુનાશક દવાના છંટકાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે છેલ્લા એક સપ્તાહથી લખપત પંથકમાં તીડનું આક્રમણ શરૂ થયું છે રોજ બ રોજ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી તીડનાધાડા ઉતરી પડ્યા છે અધિકારીઓની ટીમ દ્વારા છેલ્લા ચાર દિવસથી લખપત પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પડાવ નાખવામાં આવી રહ્યો છે જંતુનાશક દવાના છંટકાવની વિશેષ કામગીરી મોટાપાયા પર શરૂ કરી દેવામાં આવી છે જાગૃતી વકીલ ચેરિયા વાવેતર નિરીક્ષણ તાજેતરમાં કચ્છ અને પાટણના મુખ્ય વનસંરક્ષક તરીકે નિમાયેલા અનિતા કાર્ણે કચ્છના ક્રિક વિસ્તારમાં કરવામાં આવેલ ચેરિયાના વાવેતરની ગતિવિધિનો જાત અભ્યાસ કર્યો હતો

સરકારના આ નિર્ણયને કચ્છ જિલ્લા પંચાયત ચોથા વર્ગના કર્મચારી મંડળે આવકાર્યો હતો

આ પ્રકરણમાં બે જણાને પોલીસ અટકમાં લીધા હતા પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપએ સ્થાનિક ગુના શોધક શાખા તથા નલીયા પોલીસ મથકની ટુકડી દ્વારા સંયુક્ત રીતે આ પ્રકરણમાં આગળની તપાસ હાથ ધરાઈ છે